કેન્દ્ર સરકાર બધા અધિકારો અને સત્તા પોતાની પાસે નહી પણ ઉદ્યોગ ક્ષેત્રના લાગતા વળગતાને સોંપવા માંગે છે જેથી તેઓ તેમની બુધ્ધિધનનો ઉપયોગ કરીને દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે બાઈટ પીએમ કોરોનાના કપરાકાળમાં કૃષિક્ષેત્રની સાથે સાથે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાગરીકોએ પ્રશંસનીય કામગીરી કરી છે કેન્દ્ર સરકારની નીતી ગ્રામીણ અર્થતંત્ર મજબુત બનાવવાની છે કોવિડ રોગયાળાના આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતમાં વિદેશી રોકાણ એફડીઆઇ કરી ભારતના અર્થતંત્ર માટે વિશ્વાસ વ્યકત કર્યો છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વૈશ્વિક આબોહવા પરીવર્તન માટે ભારત કોઇપણ રીતે જવાબદાર નથી પરંતુ બદલાતા જતા પર્યાવરણની ગંભીર અસરો સામે લડતમાં ભારતે અસરકારક કામગીરી કરી છે ભારતમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખુબ જ ઓછુ છે પેરીસ કરારના પાંચ વર્ષ પુરા થવાની પુર્વ સંધ્યાએ ગઇકાલે નવી દિલ્ફી ખાતે પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે જણાવ્યું કે બીજા દેશો સાથેની સરખામણીમાં પર્યાવરણને નુકશાન કરનાર તમામ પ્રકારના ઉત્સર્જન માટે ભારતનો હિસ્સો માત્ર ત્રણ ટકા છે

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ બનાવટી કંપનીઓ તથા સરકયુલર વેપારના દુષણોને નાથવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે

જેમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ સમાવેશ થાય છે

આ પરીક્ષા ત્રણ તબક્કામાં યોજાશે

આઈસોલેટ અને મંત્રાલય શ્રેણી માટે ઉમેદવારોને પરીક્ષાના શહેર તારીખ સ્થળ વિશે રેલવે રિકુટમેન્ટ બોર્ડ આઈઆઈબીની અધિકૃત વેબસાઈટ પરથી જાણ કરાશે ઈ કૉલ લેટરની લીંક આરઆરબીની વેબસાઈટ પર પરીક્ષાના ચાર દિવસ પહેલા મૂકવામાં આવશે

છેલ્લા સમાચાર મુજબ યુપીપીએલ બાવીસ બેઠકો પર બીપીએફ નવ અને બીજેપી ચાર બેઠકો પર સરસાઇ ધરાવે છે મતપત્રકોની મતગણતરી મોડી રાત સુધી યાલે તેવી સંભાવના છે

ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતાં આદર્શ આયાર સંહિતા અમલી બની છે

ચોથી જાન્યુઆરી સુધી નામાંકન પત્રો પાછા ખેંચી શકાશે

કોવીડ જેવા રોગયાળાની પરિસ્થિતિમાં દર્દીઓને જરૂરીયાત હોય ત્યારે લોફી મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને વિના મુલ્યે લોફીની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે

બીજી તરફ બૃહ્ન મુંબઇ મહાનગરપાલિકાએ પ્રથમ તબકકામાં કોવીડની રસી આરોગ્ય ક્ષેત્રના કાર્યકરોને આપવાનો નિર્ણય લીધો છે

આ બિમારી અંગેનો ખાસ અહેવાલ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય

જગમોહન રેડૃીને સુપરત કરવામાં આવ્યો છે અભ્યાસના પ્રાથમિક તારણો મુજબ ટામેટામાં કિટનાશકોના અવશેષ તથા ચોખામાં પારાનું પ્રમાણ પણ જોવા મબ્યુ છે આંધપ્રદેશ સરકારે પુર્વ ગોદાવરી જીલ્લાના એલુરૂ ખાતે જોવા મળેલા રહસ્યમય બિમારીના કારણોની તપાસ કરીને તેને નાબુદ કરવાના ઉપાયો સુયવવા વિવિધ નિષ્ણાંતોની સમિતિની રચના કરી હતી